આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે

આ દિવસે સ્વતંત્ર બાંગ્લાદેશનો પણ ઉદય થયો હતો શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતિથી યાર સ્વર્ણિમ વિજય મશાળ પ્રશ્વલિત કરી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્હનું અનાવરણ કર્યું શ્રી સિંહે ટ્વીટ સંદેશમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું તેમણે કહ્યું કે સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશાં તેમને સન્માન સાથે યાદ રાખશે

આ પ્રસંગે એક સંદેશમાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે સરકાર કોઇપણને ધર્મના નામે દેશમાં અરાજકતા ઉભી થવા નહીં દે

સુશ્રી સીતારમણ સાથે બેઠકમાં નાણાં સચિવ ડોકટર એ

પાંડે આર્થિક બાબતોના સચિવ તરૂણ બજાજ મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નાણાંમંત્રીએ આ પહેલા ટોયના ઉદ્યોગકારો સાથે પણ પૂર્વ બજેટ બેઠક યોજી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે વાર્ષિક બજેટ રજૂ કરતાં પહેલાની પરંપરા અનુસાર ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠનો વેપાર સંગઠનો અને નિષ્ણાંતો સાથે પૂર્વ બજેટ ચર્ચા કરવામાં આવે છે

પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે દેશની રાષ્રીમેય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદેશ્યથી માર્ગદર્શિકાને મંજૂરી આપાવામાં આવી છે માર્ગદર્શિકાની જોગવાઇઓ હેઠળ સપ્લાય ચેઇનની સુરક્ષા જાળવવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સના હિત માટે વિશ્વસનીય સ્રો િતો અને ઉત્પાદનોની સૂચિ જાહેર કરવામાં આવશે

જો કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ નેટવર્કમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણોને બદલવું વર્તમાન માર્ગદર્શિકામાં ફરજીયાત નથી જો કે આ માર્ગદર્શિકા વર્તમાન કરારને પણ અસર કરતી નથી ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પર નજર રાખવા માટેની માર્ગદર્શિકામાં યોગ્ય ફેરફાર કરી શકશે માર્ગદર્શિકાની જોગવાઇઓના અમલ માટે લાઇસન્સની શરતોમાં યોગ્ય સુધારા કરશે મુખ્યમંત્રી જમીન એક્ટ ગુજરાત સરકારે જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનારા ભૂમાફિયા સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરવાનું જાહેર કર્યું છે

આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં જીલ્લા વિકાસ પરિષદની સાતમા તબ્બકાની યૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ સંપન્ન થયું સવારે સાત વાગ્યે મતદાનનો આરંભ થયો હતો

આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેથી મૃતકોની સંખ્યા વધી શકે એમ છ અત્રે ઉલ્લેખનીય છે કે સંભલ મુરાદાબાદ હાઈવે પર આજે વહેલી સવારમાં સરકારી બસ અને ગેસ ટેન્કર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને જિલ્લા અધિકારીઓને રાહત અને બયાવ કામગીરી પર દેખરેખ રાખવા જણાવ્યું છે

માછીમારોના સંગઠનો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પાડોશી દેશોના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારોની કરવામાં આવેલી ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી છે